સમગ્ર જિલ્લામાં સરકારી અર્ધસરકારી બોર્ડ કોર્પોરેશન બેંક ફાયનાન્સ સંબંધિત સેવાઓ કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ બેંકોનું ક્લીયરીંગ હાઉસ એ ટી એમ

સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારની રાજકીય સામાજીક ધાર્મિક સાંસ્કૃતીક શૈક્ષણીક કાર્યક્રમો મેળાવડાઓ સદંતર બંધ રેશે જિલ્લામાં પ્રેક્ષકોની પસ્થીતિ વગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ સંકેલ કે સ્ટેડિયમમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે જિલ્લામાં તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે